આજે ઈન્ઠીયા ગ્લોબલ કોન્ફરન્સનું ઉધ્ધાટન કરતાં શ્રી મોદીએ સરકાર દ્રારા લેવાયેલા વિવિધ પગલાની માહિતી આપી હતી અને કહ્યુ કે સામાજિક અને આર્થિક પડકારોને કટિબધ્ધપુ ર્વક સામનો થઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ વિશ્વની વિવિધ કંપનીઓને ભારતમાં મુ ડીરોકાણ માટે આહવાન કર્યુ છે

એસ ટી ભરાયો હતો

આ ઉપરાંત જીએસટી કમિશનરેટ દ્વારા ટિવટર હેન્ડલ શરૂ કરાયું છે ઉદ્યોગ વ્યાપાર જગતને વધુ સહયોગી બનવા એક વેબસાઇટ પણ કાર્ચરત છે શિતલ વૈશ્નવ મહાબંદરો પર માલ પરિવહન કચ્છના બે મહાબંદરોના કારણે પશ્ચિમ રેલવે માલપરિવહનમાં દેશભરમાં અગ્રેસર છે ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા માલપરિવહન વધુ સુ દૃઢ બનાવવાના હેતુ થી બિઝનેસ ડેવલોપમેન્ટ યુ નિટ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે ડિવિઝનલ રેલવે મેનેજર દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેમાં સર્વાધિક આવક કરનારા ડિવિઝનમાં અમદાવાદ ડિવિઝન મોખરે છે મંડળની આવક વધારવામાં કચ્છના કંડલા તુણા અને મું દરા પોર્ટની મહત્ત્વની ભૂ મિકા છે કચ્છના ત્રણ પોર્ટ ઉપરથી થતી માલ પરિવહનની કામગીરીને વધુ ગુણવત્તાસભર બનાવવા અને તેમાં વધુ વૃદ્ધિ કરવાના હેતુ થી અમદાવાદ ખાતે બિઝનેસ ડેવલોપમેન્ટ યુ નિટ કાર્યરત કરાયું છે આ યુ નિટમાં અમદાવાદ ડિવિઝનના ટ્રાન્સપોર્ટેશન્ વાણિજ્ય નાણાકીય વિભાગ એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરાયો છે શિતલ વૈશ્નવ વરસાદ બાદ વીજ પુરવઠો યથાવત કરાયો કચ્છ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે વીજળીના થાંભલાઓને નુ કશાન થયું છે તો વીજ ફીડર પણ ફોલ્ટમાં ગયા છે વુક્ષો પડવાને કારણે વાયરો તૂ ટી ગયાના પણ સમાચાર છે પીજીવીસીએલના નાયબ ઈજનેર વાય એન

ત્યારે કોરોનાને પગલે બોર્ડ દ્રારા પ્રથમ વખત વિધાર્થીઓને ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરવાની છુટ અપાઈ છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી મળતી માહિતી મુજબ ધોરણ દસ માટે ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ છે

શિતલ વૈશ્વવ હવામાન વેલમાર્ક લો પ્રેસરની અસર તળે સતત ત્રણ દિવસ સુધી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ ગઈકાલથી વિરામ લીધો હતો ગત બપોર બાદથી જિલ્લામાં ધુ પછાંવની સર્જાયેલી સ્થિતિ આજે પણ યથાવત રહી હતી સવારે ભુજ અંજારમાં અચાનક ઝાપટુ વરસ્યુ હતું તો માનકુવા માંડવી તેમજ નલિયામાં પણ સવારથી ઝરમરિયા વરસી રહ્યા હતા જિલ્લામાં અન્યત્ર ધુ પદ્છાંવની સ્થિતિ જોવા મળી હતી